સંસદના ચોમાસુ સત્રનો આવતીકાલથી આરંભ થશે

હવે પછીની બેઠકની તારીખો ટુંક સમયમાં જાહેર કરાશે

આ પ્રોટોકોલ પ્રમાણે સાજા થયેલા દર્દીઓ થાક શરીરમાં દુખાવો ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ ગળામાં દુઃખાવો વગેરે વિવિધ પ્રકારના લક્ષણોની જાણ કરી શકે છે દર્દીઓની આરોગ્ય સંભાળ અને સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવો જરૂરી છે

ઉપરાંત પૂરતા પ્રમાણમાં ગરમ પાણી પીવા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા આયુષ દવાઓ લેવા અનુરોધ કરાયો છે સારવાર બાદ ડોકટરોના સૂચન પ્રમાણે યોગાસન પ્રાણાયમ અને ધ્યાન સાથે હળવી કસરત પણ કરી શકાય છે સંતુલિત પૌષક આહાર અને પૂરતી ઉંધ લેવી પણ જરૂરી છે ધૂમ્રપાન અને આલ્કીહીલનું સેવન નહીં કરવું જોઇએ સામાજીક જાગૃકતા તેમના સકારાત્મક અનુભવો મિત્રો અને સંબંધીઓ સાથે સોશ્યલ મીડીયાના માધ્યમથી વહેંચવા જોઇએ તેઓ સમુદાય આધારિત સ્વ સહાય જૂથો સેવાભાવી સંસ્થાઓ અને નિષ્ણાંતોની મદદ લઇ શકે છે સાજા થયાના સાત દિવસ બાદ પુનઃ તપાસ માટે તેઓએ હોસ્પિટલની મુલાકાત લેવી જોઇએ અથવા ટેલિફોનથી સંપર્ક કરવો જોઇએ

કોવિડ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાઇ રહેલી કોવિડની રસીની ઇંગ્લેન્ડમાં પરીક્ષણ ટ્રાયલ ફરીથી શરૂ કરાઇ છે

અગાઉ પરીક્ષણ દરમિયાન એક વ્યક્તિ પર પ્રતિક્રળ અસર જણાતા આ પરીક્ષણ રોકવામાં આવ્યા હતા એસ્ટ્રાઝેનેકાના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ દરમિયાન ભાગ લેનારા લોકોને તમામ સૂચનાઓ અપાઇ છે અને આંતરરાષ્ટ્રીય ધારાધીરણી પ્રમાણે તારણીની જાહેરાત કરાશે

આ પરીક્ષામાં પરિક્ષાર્થીએ માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવી રાખવું ફરજિયાત છે આ ઉપરાંત પરિક્ષાર્થીની આરોગ્યની સ્થિતિ અંગે સ્વ ઘોષિત બાંયધરી સાથેનું એડમીટ કાર્ડ સરકાર માન્ય ઓળખપત્ર વધારાનો પાસપોર્ટ સાઈઝ ફોટો પર્સનલ હેન્ડ સેનેટાઈઝર અને અન્ય દસ્તાવેજ લાવવાના રહેશે પરિક્ષાર્થીએ તેમના પ્રવેશ પત્ર ઉપર આપેલા સમય મુજબ પરિક્ષા કેન્દ્ર ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે

કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોના યુસ્ત પાલન સાથે આ પરીક્ષા યોજાશે પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સોમનાથ અને અમદાવાદથી બે ખાસ ટ્રેનો ચલાવી છે યુએસ ઓપન આજે રાત્રે અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના સિંગલ્સની રમાનારી ફાઈનલમાં જર્મનીના એલેકઝાંડર ઝેવરેવ તથા ઓસ્ટ્રેલિયાના ડોમીનીક થીયેમ વચ્ચે મુકાબલો થશે